તેમણે કહ્યું કે ખલવાની ઇકો ટૂરિઝમ સેન્ટરની આ સુવિધા આગામી પહેલી સપ્ટેમ્બરથી લોકો માટે કાર્યરત થશે શ્રી રૂપાણીએ કહ્યું કે ઉત્તરા ખંડના નિષ્ણાંતોની મદદથી આ સુવિધાનો વિકાસ કરાયો છે તથા આ વિસ્તાર જંગલોથી ઘેરાયેલો હોવાથી તે પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર બનશે મુખ્યમંત્રીએ કહ્યું કે જીઓના સહયોગથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફી વાઇ ફાઈ સેવા શરૂ કરાઈ છે ત્યાર બાદ મુખ્યમંત્રીએ કેવડીયા ખાતે વિકસાવવામાં આવી રહેલ જંગલ સફારીની મુલાકાત લઈને કામગીરી નિહાળી હતી ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વિકસાવવામાં આવી રહેલા જંગલ સફારીમાં વિવિધ પશુ પક્ષીઓ રહેશે અને તેનું નામાભિધાન સરદાર પટેલ ઝૂઓલોજિક્લ પાર્ક કરાશે મુખ્યમંત્રીએ કહ્યું કે અહીં આગામી દિવાળી સુધીમાં કેવડિયાને બહુ આયામી પ્રવાસ ધામ બનાવવાની નેમ છે અને અહીં પ્રવાસીઓ સહ પરિવાર રોકાણ કરી વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે

રૂપાણીએ કહ્યું કે નર્મદા નિયંત્રણ સત્તામંડળ એનસીએ ની પરવાનગી જરૂરી નથી પરંતુ તકેદારી સાથે પાણી ભરવામાં આવશે તેઓ ગઈ સાંજે નર્મદા જિલ્લાના કેવડિયામાં સરદાર સરોવર બંધ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ પર મુલાકાત બાદ પ્રસાર માધ્યમો સાથે વાત કરી રહ્યાં હતાં શ્રી રૂપાણીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે તેમ જણાવ્યું હતું કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમને ટેકનોલોજીની મદદથી કરદારાઓની સમસ્યા ઉકેલવા તથા કરદાતાઓને તકલીફ ન થાય તે રીતે કામગીરી કરવા આવકવેરા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે અમદાવાદમાં આવકવેરા કસ્ટમ તથા જીએસટી સહિતના વિભાગોની અધિકારીઓની બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે વરિષ્ઠ અધિકારીઓ પોતાના વિસ્તારોના કરદાતાઓને રૂબરૂ મળીને તેમની સમસ્યાઓ ઉકેલવા પ્રયાસ કરશે નાણામંત્રીએ વહીવટી પારદર્શિતા લાવવા ઉપર ભાર મૂક્યો હતો ઉદ્યોગો દ્વારા કરાયેલી રજૂઆતો અંગે બોલતાં સુશ્રી સીતારામને જણાવ્યું હતું કે સરકાર આ રજૂઆતો અંગે ઘટતું કરશે તથા ટૂંક સમયમાં આ મુદ્દે જાહેરાત કરાશે સુશ્રી સીતારામને વેપાર ઉદ્યોગ તથા બેન્કિંગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે શ્રેણીબધ્ધ બેઠકો યોજી હતી

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર તથા લદ્દાખનો સર્વાંગી વિકાસ કરવાના હેતુથી જ તેને અપાયેલ ખાસ દરજજો રદ કરાયો છે

રજીસ્ટ્રેશન ડબલ્યૂ ડબલ્યૂ ડોટ ખેલ મહાકુંભ ડોટ ઓઆરજી પર કરી શકાશે તેમ યાદીમાં જણાવાયું છે

અમરેલી સ્ટેશનથી સવારે છ વાગે ઉપડનારી આ ગાડી ધારી વિસાવદર સાસણગીર તલાલા થઈને સવારે સાડા દશ વાગે વેરાવળ પહોંચશે